પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે દેશની એકતા અને અખંડીતતા જાળવવા સરકાર કોઈ કસર નહીં રાખે

જગનમોહન રેડ્ડીએ શપથ લીધા છે

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંન્દ હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે

સાંજે સાત વાગે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પાંચ વર્ષની મુદ્દત પ્રરી કરીને ફરીવાર શપથ લેનાર શ્રી મોદી એક માત્ર ભાજપ નેતા બન્યા છે શપથવિધિ સમારોહમાં દેશ વિદેશમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે આ ઉપરાંત બંધારણીય પદાધિકારીઓ અને રાજદ્વારીઓને પણ આમંત્રિત કરાયા છે

પડોશી પહેલાની નીતિ અનુસાર બાંગ્લાદેશ શ્રીલંકા કિર્ગીસ્તાન અને મ્યાંમારના રાષ્ટ્રપતિ તથા મોરિશિયસ નેપાળ ભુતાનના પ્રધાનમંત્રી અને થાઈલેન્ડના પ્રતિનિધિ હાજર રહેવાના છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ આમંત્રણ અપાયું છે તેલંગણા બિહાર દિલ્હી સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે

રેઈનબો ચેનલ પર સાંજે દને પપ મિનિટે પ્રસારણ શરૂ કરાશે આકાશવાણી દિલ્હી દ્વારા વિશેષ કાર્યક્રમ પણ તૈયાર કરાયો છે જે સાંજે સાડા હ વાગે શરૂ થશે

આજે શપથ લેતા પહેલાં શ્રી મોદીએ ઐતિહાસિક ઈન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહિદોને શ્રદ્વાંજલી અર્પી એક ટ્વીટર સંદેશામાં તેમણે કહ્યું કે ફરજ દરમિયાન શહિદ થયેલા જવાનો માટે દેશ ગોરવ અનુભવે છે આ અગાઉ આજે સવારે પ્રધાનમંત્રી રાજઘાટ જઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્વાંજલી અર્પી

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સમાધી સદૈવ અટલની મુલાકાત લઈ શ્રદ્વાંજલી અર્પણ કરી તેમણે કહ્યું કે અટલજીની દરેક પળે યાદ આવે છે ભાજપાને લોકોની સેવા કરવાની આ મહાન તક જોઈને તેઓ ખૂબ ખુશ થયા હોત તેમ તેમણે ઉમેર્યું પ્રધાનમંત્રીએ કહ્યું કે અટલજીના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા મેળવી સરકાર સુશાસન વધારવા અને કાર્યપ્રણાલી બદલવાનો પ્રયાસ કરશે

એસ આર કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડી આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે શપથ લીધા

એસ

આરોગ્યના કારણોસર આરામ અને સારવાર માટે તેમણે નવી સરકારમાં જવાબદારી નહીં સંભાળવા જણાવ્યું હતું

ગઈકાલે નવી દિલ્હીમાં ભાજપ મહામંત્રી કેલાસ વિજય વર્ગીયે જણાવ્યું કે મમતા બેનરજીની કામગીરીથી નારાજ ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાવા આતુર છે તેમની સાથે કાર્યકરો ગદાધર હાજરા મહંમદ આસીફ અને નિર્મલદાસ જોડાયા હતા મંગળવારે પશ્ચિમ બંગાળના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા

નવી દિલ્હીની ઈડીની કચેરી પર તેઓ સવારે સાડા દસ વાગે પહોંચ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું આ અગાઉ પણ આ કેસમાં તેમની પૂછપરછ થઈ ચૂકી છે ઈડીએ તેમના આગોતરા જામીન રદ કરવા તથા વિદેશ પ્રવાસ નામંજૂર કરવા અદાલતમાં રજૂઆત કરી છે અદાલતે તેનો આદેશ અનામત રાખ્યો છે ગયા અઠવાડિયે ઈડીએ દિલ્હી વડી અદાલતમાં આ અંગે રજુઆત કરી હતી અદાલતે નોટીસ પાઠવીને જવાબ રજુ કરવા રોબર્ટ વાડરાને જણાવ્યું છે

સી સી વિશ્વકપનો આજથી ઈંગ્લેન્ડમાં આરંભ થશે લંડનના ઓવલ મેદાન ખાતે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફિકા વચ્ચે બપોરે ત્રણ વાગે પ્રથમ મેચ રમાશે પહેલી જૂને ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે બ્રિસ્ટલ ખાતે દિવસ રાતની મેચ રમાવાની છે

ભારતની પ્રથમ મેચ પાંચમી જૂને દક્ષિણ આફિકા સામે હેમ્પશાયર ખાતે છે

દરેક ટીમ નવ જેટલી ગ્ર્રપ સ્તરની મેચ રમશે અને બાદમાં ટોચની ચારટીમ પસંદ થશે તેની સેમીફાઈનલ અને ફાઈનલ રમાશે

પરૂષોની ડબલ્સમાં દિવિજ શરણ અને લીએન્ડર પેસ તથા રોહન બોપન્ના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે હવે તેઓ આવતીકાલે રમશે

રાજ્યમાં મેડિકલ પ્રવાસનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર મેડિકલ શહેર તરીકે વિકસાવવાની ક્ષમતા ધરાવતા વિસ્તારોની જાહેરાત કરશે

બગોરી ખાતે કરાયેલી કાર્યવાહીમાં તેમની પાસેથી એક રાયફલ અને ચાર રાઉન્ડ કારતૂસ પણ મેળવ્યા છે હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે

લાંબા ગાળાની તેની માગણી સંતોષાઈ હતી અને રાજ્ય તરીકે અલગ ઓળખ ઉભી કરી હતી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ અઠવાડીયું ગરમી ચાલુ રહેશે

બિહારમાં ગરમીના કારણે જનજીવનને અસર થઈ છે

હવામાન વિભાગે હજી ત્રણ દિવસ ભારે ગરમી ચાલુ રહેશે તેવી આગાહી કરી છે